પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

કોવિડનાં લીઘે ઉભી થયેલી પરિસ્થિતીનાં લીઘે ઘણા કાર્યક્રમો વિડિયો માધ્યમથી યોજાશે દિલ્હીમાં રાજઘાટ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની સમાધી સ્થળે આજે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ માહાત્મા ગાંધીજીનાં જન્મદિવસની આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદૂર શાસ્ત્રીજીની જયંતી નિમિત્તે પણ તેમને ભાવભીની અંજલી આપતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

મુખ્યમંત્રીએ ગાંધીજીએ સ્વચ્છતા સફાઇને જે આજીવન પ્રાથમિકતા આપી હતી તેનોઉલ્લેખ કરતાં જણાવ્યું કે આજના કોરોના સંકટના વૈશ્વિક સંક્રમણમાં માસ્કનો ઉપયોગ વારંવાર હાથ સેનેટાઈઝ કરવા દો ગજ કી દુરી થી સોશિયલ ડિસ્ટન્સ એ જ સ્વચ્છતા અને સ્વસ્થતાના સરળ સફજ ઉપાયો છે તેમણે ઉમેર્યું કે પૂજ્ય બાપુએ સ્વરાજ્ય અપાવ્યું અને સ્વરાજ્યની સંકલ્પના આપી હતી શ્રીરૂપાણીએ કહ્યું કે ગુજરાતે સદાચાર શાંતિ જસ્ટિસ ટુ ઓલ અપીઝમેન્ટ ટુ નનના આધાર પર ગાંધીજીના આદર્શ જન જન સુધી પહોંચે તે માટે પોરબંદર કિર્તિ મંદિરથી શરૂકરી મહાત્મા ગાંધીના અભ્યાસ સ્થાન રાજકોટ સાબરમતી આશ્રમ દાંડી કુટીર અને દાંડી નમક સત્યાગ્રહ સ્મારક સુધીની આખી ગાંધી ટુરિસ્ટ સર્કિટ વિકસાવીછે દરમ્યાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અવસરે બાપુને શ્રદ્વાસુમન અર્પણ કરતાં જણાવ્યુ હતુ કે મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગ પર વિશ્વકલ્યાણ અને વિશ્વ બંધુત્વના સંદેશ દ્વારા દેશના નાગરિકોને પ્રેરિત કર્યા હતા દરમિયાન મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે રાજ્યમાં આગામી પાંચમી ઓક્ટોબરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી ખાદીના વેચાણમાં વીસ ટકા વળતર આપવાની જાહેરાત કરી છે જેનાથી ખાદીનો વ્યાપ વઘે અને ખાદી વણાટ અને ખાદી વસ્પ્ર ઉદ્યોગ દ્વારા રોજગારી મેળવતા ગ્રામીણ પરિવારોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે

સૈનિક સ્ફૂલ બાલાછડીના પ્રિન્સિપાલ ગ્રૂપ કેપ્ટન રવિન્દર સિંહે કેડેટ્સને સફળતાની શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે આ કેડેટ્સ ચોક્ક્સપણે સૈનિક સ્ફ્નલ બાલાછડીના વિદ્યાર્થીઓની સાથે સાથે ગુજરાત રાજ્યની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને રાષ્ટ્રની સેવા માટે સંરક્ષણ સેવાઓમાં જોડાવવા સખત મહેનત કરવાની પ્રેરણા પૂરી પાડશે

આ પ્રસંગે માતૃશ્રી શાંતાબેન યુનીલાલ ગાંધી તપસ્વીની એવોર્ડ સાધ્વીજી મીનાક્ષી બેન ઠાકર ને અર્પણ કરાયો હતો આ પ્રસંગે એકત્રીસ વિધવા માતાઓ ને સાલ કુલહાર તેમજ વિવિધ સામગ્રી ભેટ આપી તેમની વંદના કરાઈ હતી